સરકારે નાગરિકોને ખોટી માહિતીથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ કરી છે

જ્યારે તેની જાહેરાત કરાશે ત્યારે તેના નિયમો અને માર્ગદર્શિકાઓ એ રીતે ઘડવામાં આવશે કે જેથી કોઈપણ ભારતીય નાગરિકને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં

દિલ્ઠીના રામલીલા મેદાન ખાતે યોજાયેલી ધન્યવાદ રેલીમાં સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે આ કાયદો પડોશી દેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર લધુમતી લોકોને ભારતનું નાગરીકત્વ આપવા માટે છે શ્રી મોદીએ લધુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ વિરોધપક્ષ સામે કર્યો છે

તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં લધુમતીઓ સાથે થઇ રહેલા ભેદભાવને ખુલ્લા પાડવાનો આ અવસર હતો પરંતુ વિરોધની રાજનીતીના કારણે આ તક યુકાઈ જવાઈ છે અટકાયતી છાવણીઓ હોવાની વિરોધપક્ષની ખોટી માહિતીને રદિયો આપતા તેમણે વિરોધપક્ષ પર મતબેંકની રાજનીતી કરવાનો આક્ષેપ કર્યો છે

સરકારની વિકાસલક્ષી યોજનાઓ અંગે તેમણે કહ્યું કે સમાજના તમામ વર્ગને લાભ અપાયા છે અને તેમાં ધર્મ કે જાતીનો ભેદભાવ નથી

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડ ગરીબ લોકોને રાંધણ ગેસ જોડાણો અપાયા છે શ્રી મોદીએ નાગરીકતા સુધારા ધારા વિરૂદ્વ દેખાવો દરમ્યાન પોલીસ પર કરાયેલા હુમલાઓને વખોડી કાઢ્યા છે તેમણે કહ્યું કે કટોકટી સમયની કાર્યવાહી દરમ્યાન પોલીસ વ્યક્તિ કયા ધર્મનો છે તેવું ક્યારેય પુછતી નથી

બધા જ મતગણતરી કેન્દ્રો ઉપર કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો ગોઠવવામાં આવ્યા છે

ભાજપ આ ચૂંટણીમાં ઝારખંડમાં સત્તા જાળવી રાખવાની આશા ધરાવે છે

અમારા સંવાદદાતા જણાવે છે કે આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સમયે મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ નિવારવા આ પગલું લેવાયું છે

હિન્દી ફિલ્મના અભિનેતા આયુષ્યમાન ખુરાના અને વિક્કી કૌશલની તેમણે અંધાધૂન અને ઉરી ફિલ્મમાં કરેલા શાનદાર અભિનયના આધારે શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે જ્યારે કિર્થી સુરેશની તેલુગુ ફિલ્મ મહાનતીમાં સાવિત્રીની શ્રેષ્ઠ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર માટે પસંદગી થઈ છે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધારને મળશે એવી જ રીતે સમગ્ર રીતે મનોરંજન પુરી પાડનાર બધાઈ હો ફિલ્મની શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર માટે પસંદગી થઈ છે પિઢ અભિનેત્રી સુરેખા સિક્રીની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર માટે જ્યારે ગાયક અને કવી સ્વાનંદ કિર્તી રેની શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે સામાજીક મુદ્દાઓ પ્રત્યે લોકજાગૃતિ કેળવવા માટે અક્ષયક્રમાર અભિનીત પેડમેન ફિલ્મને સામાજીક મુદ્દાઓ માટેની શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર અપાશે પદ્માવત ફિલ્મના ધૂમર ગીત માટે આ ફિલ્મને શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શનનો પુરસ્કાર તથા સંજય ભણસાળીને શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળશે અરીજીતસિંહની શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક તરીકે જ્યારે બિંધુ માલીનીની શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયીકા તરીકે પુસ્કાર માટે પસંદગી થઈ છે પર્યાવરણ જતનનો સંદેશો આપનાર મરાઠી ફિલ્મ પાણીની શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે કન્નડ ફિલ્મ ઓન્ઠાલા એરાડાલાની નરગીસ દત્ત પુરસ્કાર માટે પસંદગી થઈ છે વિભા બક્ષી દ્વાર દિગદર્શિત સિક્રેટ લાઈફ ઓફ ફોગને બેસ્ટ નોન ફિચર્સ ફિલ્મ પુરસ્કાર અપાશે

રાજ્યના નાયબ મુખ્યંત્રી ડૉ દિનેશ શર્માએ ગઈકાલે લખનૌ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ અંગેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જે લોકો દંડની રકમ નહીં ભરે તેમની સંપત્તિ ટાંચમાં લેવાશે

તેમણે કહ્યું કે હિંસક દેખાવોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને પ્રતિબંધિત સ્ટુડન્ટ ઈસ્લામીક મુવમેન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યો સામેલ હોવાનું બહાર આવ્યું છે તેમણે કહ્યું કે વિરોધ પક્ષના કાર્યકરો પણ હિંસામાં સામેલ હોવાના પુરાવા મળ્યા છે અને કાનપુર પોલીસે એક ધારાસભ્યની ધરપકડ કરી છે સમભાવ ખાતે એક સાંસદસભ્ય લોકોને પથ્થરમારા અને તોફાનો માટે ઉશ્કેરી રહ્યા હતા

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અપહરણના સમાચાર મળતા કમિશન દ્વારા આફ્રિકા દેશના વહિવટકર્તાઓનો સંપર્ક કરાયો હતો અને તેમની મુક્તિ માટે સહાય માંગવામાં આવી હતી